કોવિડની રસી અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દવા કંપનીઓને દેશમાં કોવિડ માટેની દવા અને મેડિકલ સાધનો સતત સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો દેશના ટોચના તબીબો અને દવા કંપનીઓના વડા સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કર્યો હતો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો છે

પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે ભારતની ચાર મહિલા બોક્સરોએ પોલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ યુવા બોક્સિંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ભારતની પૂનમે કજાકિસ્તાનની નાર્જેક સેરીક જ્યારે ગીતીકાએ રોમાનિયાની એલીઝાબેથ સામે વિજય મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે